નેહલ ઠક્કર ભુજ સશસ્ત્ર સેના ધ્વજદિન આજે સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિત્તે જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા ભુજમાં વીર સૈનિકો અને માજી સૈનિકોના પરિવાર કલ્યાણ માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર રેમ્યા મોહન દદ્વરા રૂા

ગત ઓગસ્ટમાં લેવામાં આવેલી પીએચ ડી

ના ભૂસ્તરશાત્ર વિભાગના વડા ડો

જી ઠક્કરના જણાવ્યા મુજબ યુજીસીની માર્ગદર્શિકા અંતર્ગત પીએચડી માં છાત્રોને પ્રારંભમાં સંશોધન પદ્ધતિઓ કાર્યરીતની સમજ આપવાની હોય છે એ અનુસંધાને સંભવતઃ ગુજરાતમાં પ્રથમવાર કોઈ યુનિ એ આ રીતની પહેલ કરી છે

બાદમાં વિષય અનુસાર તેમના ડિપાર્ટમેન્ટમાં વધારાનું એક પખવાડિયું માર્ગદર્શન અપાશે તે પછી છાત્રનું રજિસ્ટ્રેશન થશે અને સંશોધન કાર્ય આગળ ધપશે

મી માં પ્રસરી જતા આ થેલેસેમીયાગ્રસ્ત દર્દીનો જીવ બચાવવા છેવટેમેડીકલ ડાયરેક્ટર અને સર્જન ડો જ્ઞાનેશ્વર રાવ તથા તેની ટીમે દર્દીના પેટમાંથીબરોળ બહાર કાઢીને જીવ બચાવી લીધો હતો

રાવ સાથે ડો તરુણ રોચલાણી ડો

રામનંદનપ્રસાદ તથા ડો ઈરમે આશસ્ત્રક્રિયા કરી પ કિ

ની બરોળ બહાર કાઢી હતી એવું જણાવ્યું હતું હવેઆ થેલેસેમિયાના દર્દીમાં પ્રતિમાસે લોહી ચઢાવવાની માત્રામાં પણ ઘટાડો થશે અને રાહત મળશે

અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા ખાતમુહુર્ત સમારોહને સંબોધતાં સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગોના કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે અંજારને બાળ વિકાસ કચેરીની તાતી જરૂરિયાત હતી જે હવે પૂર્ણ થશે તેમણે નિયત સમયમર્યાદામાં ગુણવત્તાયુકત કામ થાય તેવું પણ આ તકે સૂચન કર્યું હતું

બજેટમાં ખેતીવાડી શિક્ષણ પશુપાલન આઇ

સહિત વિવિધ વિકાસકામો માટે જરૂરી જોગવાઇ સાથે રૂા

તાલુકા પંચાયત પ્રમુખે અધ્યક્ષ સ્થાનેથી બજેટ રજૂ કર્યા હતા

રાત અને દિવસના તાપમાન વચ્ચે વીસ ડિગ્રી જેટલો મોટો તફાવત રહેતાં વાતાવરણમાં વિષમતા સાથે સવાર અને રાત ઠર્યા હતા